શ્રી મોદી આર્જેન્ટિનાના પ્રમુખ શ્રી માકો જર્મીના ચાન્સેલર એન્જેલા માર્કેલ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન કલાઉડ જંકર તથા યુરોપીયન યુનિયનના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં મંત્રણા કરી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું મંત્રણાઓ રચનાત્મક રહી હતી તેમજ આ મંત્રણાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે શ્રી મોદીએ મંત્રણા દરમિયાન ત્રાસવાદના કોઈપણ સ્વરૂપને સામુહિક પ્રતિકાર કરવા પ્રયાસો કરવા પર વિશેષ લક્ષ આપ્યું હતું

આશુતોષ અંતાણી મુખ્યમંત્રી ટાઉન પ્લાનીંગ સ્કીમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજિત તથા વેગવંતો બનાવવા અગિયાર ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે

આ ડ્રાફટ સ્કીમની મંજૂરી મળવાથી સબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થશે મુખ્યમંત્રીએ આ બધી ડ્રાફટ સ્કીમ ત્વરાએ ફાઈનલ કરવા ટાઉનપ્લાનિંગ ઓફિસર્સને તાકીદ પણ કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રવર્તમાન અછતની પરિસ્થિતિના સંદર્ભમાં વધુ એક કિસાન હિતકારી નિર્ણય કર્યો છે

આશુતોષ અંતાણી ભુજ વિશ્વ એઈડસ ડેઃ અદાણી ફાઉન્ડેશન અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત અદાણી ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ગેઈમ્સ દ્વારા ગઈકાલે વિશ્વ એઈડઝ ડે નિમિત્તે જીલ્લા મથક ભુજની સ્વામિનારાયણ હાઈસ્કુલ ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામં આવ્યું હતું જેમાં એઈડસગ્રસ્ત લોકોનો સહાનુભિત સાથે સામાજિક સ્વીકાર કરવા પર તબીબો તથા તજશો દ્વારા ભાર મુકવામં આવ્યો હતો

આ કાર્યક્રમમાં મનોચિકિત્સક ડોકટર પૃથા દેસાઈએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી ભુજઃ રામકુષ્ણ યુવક મંડળ રામકૃષ્ણ યુવક મંડળ ભુજના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે થઈ રહેલા સેવાકીય અને આધ્યાત્મિક કાર્યક્રમો અંતર્ગત આજથી તારીખ આઠમી ડિસેમ્બર સૂધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામકૃષ્ણ મિશન વિશકાખાપટનમ શાખાના સ્વામિ ગુણેશાનંદજી મહારાજ રામક્રષ્ણ પ્રાર્થના મંદિર સંસ્કારનગર ભુજ ખાતે બપોરના ત્રણથી છ દરમિયાન ગુજરાતી ભાષામાં કથાપાન કરાવશે ભાગવત કથા દરમિયાન આજે પોથીયાત્રા સહિત રામ તેમજ કૃષ્ણોજન્મોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં નાગરિક સંરક્ષણ સેવા માટે ચાલુ વર્ષ રાષ્ટ્રપતિ પદક મેળવનારા મંડળના વરિષ્ટ સભ્ય શ્રી પ્રતાપભાઈ રૂપારેલનું સન્માન કરવામાં આવશે આ જ્ઞાનયજ્ઞનો મોટી સંખ્યામાં લાભ લેવા નાગરીકોને સંસ્થા દ્વારા એુનોરધ કરવામાં આવ્યો છે આશુતોષ અંતાણી ભુજઃ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રઃ શિબિર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ દ્વારા આગામી મંગળવાર તારીખ ચોથી ડિસેમ્બરના ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા હસ્તકલા સંવર્ધન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કારીગરોને કૌશલ્ય વિકાસ હાથશાળ તેમજ ટેકનીકલ ઉપકરણ વર્કશેડ મુદ્રાલોન હેન્ડલૂમ માર્ક સહિત વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામં અવાશે તેમ જિલ્લા ઉદ્યોગકેન્દ્રની એક યાદીમાં જણાવાયું છે

જો આ મેચમાં ભારત વિજેતા થશે તેનું કવાર્ટર ફાઈનલમાં સ્થાન નિશ્ચિત થશે ગઈકાલે શનિવારે નેધરલેન્ડ મલેશિયાને સાત વિરૂધ્ધ શૂન્ય ગોલથી પરાજિત કર્યુ તો અન્ય એક મેચમાં જર્મનીએ પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો